વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસે જનારી ભારતીય ટીમની જાહેરાત

કોંગ્રેસ કાર્યકરો યુપીએ ચેર પર્સન સોનિયા ગાંધી પ્રિયંકા ગાંધી ગૃહ મંત્રી અમીત શાહ દિલ્ફીના મુખ્યમંત્રી અરવીંદ કેજરીવાલ નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદીયા ગૃહ મંત્રી સત્યેન્દ્ર જૈન વગેરે આ પ્રસંગે હાજર રહયાં હતા શ્રી એલ

અડવાણી સુષ્મા સ્વરાજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી વગેરએ તેમના ઘરે જઈને પાર્થિવ દેહ પર પુષ્પાંજલી અર્પણ કરી હતી સદગતના દેહને ક્રોંગ્રેસ મુખ્યમથકે તથા દિલ્હી પ્રદેશ કોંગ્રેસ કચેરી લઈ જવામાં આવ્યા હતો અને ત્યાં મનમોહનસિંહ અશોક ગેહલોત કમલનાથ સહિત અગ્રણીઓએ પુષ્પાંજલી અર્પણ કરી હતી સૌથી લાંબો સમય મહિલા મુખ્યમંત્રી તરીકે તેમણે દિલ્હીમાં ત્રણ વાર ચુંટણી જીતી હતી

સંસદસભ્ય ચિરાગ પાસવાને ટવીટર પર આ મુજબ જણાવ્યું હતું તેઓ કેન્દ્રીય મંત્રી શ્રી રામ વિલાસ પાસવાનના ભાઈ હતા અને સમસ્તીપુરમાંથી લોકસભામાં ચુંટાઈ આવ્યા હતા

ટિવટર આપેલા સંદેશામાં પ્રધાનમંત્રીએ જણાવ્યું છે કે ભાજપને પાટનગર દિલ્ફીમાં મજબૂત બનાવનાર શ્રી ગર્ગનું યોગદાન હંમેશા યાદ રહેશે ભાજપના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા અને પક્ષના અન્ય અગ્રણીઓએ પણ શ્રી એમ આર ગર્ગના નિધન અંગે શોકની લાગણી વ્યક્ત કરી છિ શ્રી માંગેરામ ગર્ગ છેલ્લા કેટલાક સમયથી બિમાર હતા અને આજે સવારે તેમનું અવસાન થયું હતું સદગતના પાર્થિવ દેહને દિલ્ફી ભાજપ કચેરી ખાતે રાખવામાં આવ્યો હતો અને તેમાં અગ્રણી નેતાઓએ પુષ્પાંજલી અર્પણ કરી હતી

જેના બે હજાર રૂપિયા પરીવાર દીઠ મબ્યા છે

નડૃચે પક્ષના કાર્યકરોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પગલે ચાલવા આહવાન કર્યુ છે આજે મુંબઈમાં મહારાષ્ટ્ર પ્રદેશ કારોબારીની બેઠકને સંબોધતા શ્રી નડૃએ કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના કારણે નવુ રાજકીય ચિત્ર ઉપસી રહ્યું છે આયુષ્માન ભારત યોજનાનો ઉલ્લેખ કરતાં શ્રી નડૃએ કહ્યું કે શ્રી મોદીની રાજકીય ઈચ્છાશકિતના કારણે આટલી વિશાળ આરોગ્ય યોજના અમલી બની છે

હૈદરાબાદમાં અમેરીકાના મુળ ભારતીય ડોકટરોના સંગઠનની વાર્ષિક પરિષદને સંબોધતા તેમણે દેશભરમાં તબીબી સેવાઓ વિકસાવવામાં ભાગીદારી ઉભી કરવા જણાવ્યું અને વૈકલ્પક તબીબી પધ્ધતિઓ અપનાવવા પર ભાર મુકચો

તેમણે આકસ્મિક સારવાર પર ધ્યાન આપવા અને બીન ચેપી રોગો અંગે લોકોમાં જાગૃતિ ઉભી કરવા જણાવ્યું હતું

વી

ત્યારબાદ તેને ચંદ્રની ભ્રમણકક્ષ પર લઇ જવામાં આવશે

પ્રથમ લેન્ડર ઉતરશે અને તેમાંથી રોવર અલગ પડશે

તેમની રજુઆત પણ તેમણે સાંભળી હતી તેમની સાથે મુખ્ય સચિવ અને રાજય પોલીસ વડા પણ હતા ઉમરાહ ગામેથી તેઓ સોનભદ્ર જીલ્લા હોસ્પિટલ ગયા હતા અને ઘવાયેલાઓને મળ્યા હતા ગયા બુધવારે ઉમરાહ ગામે થયેલા ગોળીબારમાં દસ જણા માર્યા ગયા હતા અને ઘણાને ઈજાઓ થઈ હતી

જીલ્લા પોલીસ વડા સલીમ રીયાઝે જણાવ્યું કે મોટર સાયકલ સવાર ચાર જણે આત્મધાતી હુમલો કર્યો હતો અને બે પોલીસને માર્યા હતા તેમના મૃતદેહ પોલીસ મુખ્ય મથકે લઈ જવાયા ત્યારે આત્મધાતી બોમ્બરે એમબ્યુલન્સ નજીક હ્મલો કર્યો હતો તેમાં સાત જણા માર્યા ગયા હતા તહેરીકે તાલીબાન પાકિસ્તાને આ હ્મલો કર્યાનો દાવો કર્યો છે

વાહન વ્યવહાર મંત્રી મહંમદ ઈસ્લામીએ જણાવ્યું કે હેપ્પીનેસ વન નામનું ટેન્કર વાટાઘાટો બાદ છોડાયું છે અને તે પર્શીયાના અખાતમાં છે એન્જીન ખોટકાતાં તેને મે મહિનામાં જેહાદ ખાતે રખાયું હતું બંને દેશો વચ્ચેના ખરાબ સંબંધો છતાં જહાજને ત્યાં લાંગરવા અને રીપેરીંગ માટે મંજુરી અપાઈ છે

કેપ્ટન વિરાટ કોહલી ઉપરાંત રોહીત શર્મા શિખર ધવન કે

રાહુલ શ્રેયાંસ આયર મનીષ પાંડે રીષભ પંત કૃણાલ પંડયા રવીન્દ્ર જાડેજા રાહુલ ચહર ભુવનેશ્વર કુમાર ખલીલ અહેમદ દીપક ચહલ અને નવદીપ આભાર નિહારીકા રવિયા સૈનીનો સમાવેશ કરાયો છે તેઓ ત્રણ ટી ટવેન્ટી રમશે એક દિવસીય ત્રણ મેચમાં અજીંકયા રહાણે આર અશ્વીન ઈશાંત શર્મા મહંમદ શામી અને જસપ્રિત બુમરાહનો પ્રથમ બે ટેસ્ટમાં સમાવેશ થયો છે ધોનીનો ટીમમાં સમાવેશ થયો નથી